આ કરારમાં તેલ અને કુદરતી ગેસ ક્ષેત્ર ઉચ્ય સ્તરીય શક્તિશાળી સમુદાય વિકાસ પ્રોજેક્ટ એયઆઈસીડીપી બંને દેશોની સરહદો પર હાથીઓને બચાવવા કચરા અને ગટરના નિકાલના સાધનસામગ્રીનો પુરવઠાનો સમાવેશ થાય છે આ સિવાય કૃષિ ક્ષેત્ર અને દિલ્હીના નેશનલ મ્યુઝિયમ અને ઢાકાનાં બંગબંધુ શેખ મુજીબુર રહેમાન મેમોરિયલ મ્યુઝિયમ અને ભારત બાંગ્લાદેશના મુખ્ય કાર્યકારી અધિકારી ફોરમ અંગેના સમજૂતી પત્રનો સમાવેશ કરેલ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ આજે યોજાયેલી શિખર બેઠક દરમિયાન ચિલ્લાહાટી હલ્દીબારી વચ્ચેના રેલવે માર્ગ પરનો રેલ વ્યવહારનો શુભારંભ કરાવ્યો છે

આ ઉપરાંત સિંધાબાદ રોહનપુર સહિત ચાર રેલવે માર્ગોને મંજૂરી આપવામાં આવી છે બંને નેતાઓએ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ પોતાના મંતવ્યોની આપ લે કરી હતી

વરર્યુઅલ શિખર બેઠક દરમિયાન બાંગબંધુ શેખ મુજીબુર રહેમાન અને મહાત્મા ગાંધીના જીવન પર આધારિત ડિજિટલ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું

ઈસરોના અધ્યક્ષ ડો

શિવને આ માટે ટીમને અભિનંદન આપ્યા હતા

યોજના અનુસાર આ ઉપગ્રહ વિસ્તૃત સી બેન્ડ માટેની સેવાઓ આપવાનું ચાલુ રાખશે

શિવને જણાવ્યુ છે કે ઈસરો આગામી દિવસોમાં અંતરિક્ષ સંશોધન માટે ઉપગ્રહોનું પ્રક્ષેપણ કરવાનું ચાલુ રાખશે

આ અદાલત વરર્યુઅલ અને અન્ય માધ્યમોથી યોજાઈ હતી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળનાં નેજા હેઠળ બાર ડિસેમ્બરે લોક અદાલત યોજવામાં આવી હતી

કાયદા અને ન્યાય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર લોક અદાલત એ રાષ્ટ્રીય કાનૂની સેવા ઓથોરીટી દ્રારા સંચાલીત વિવાદોનાં નિરાકરણની વૈકલ્પિક પધ્ધતિ છે

અત્રે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ સરકાર દ્રારા ખેડૂત કલ્યાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે

તેમજ આ કાર્યક્રમનાં નવા કૃષિધારાઓની લાભકારક જોગવાઈ વિશે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપવામાં આવશે

કોરોના નમૂનાઓના પરિક્ષણ દિવસને દિવસે વધારવામાં આવી રહ્યું છે